શ્રી મોદીએ ગઈકાલે વીડિયો કોન્ફરેન્સના માધ્યમથી આપણા દેશમાં કૃષિ સંશોધન વિસ્તરણ અને શિક્ષણની પ્રગતિની સમીક્ષા કરી હતી પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે ખેતી અને તેને લગતાં ક્ષેત્રોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ સુનિશ્ચિત કરવા સ્ટાર્ટ અપ અને કૃષિ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાફન આપવાની જરૂર છે ઉપરાંત ખેડૂતોની માંગણી પ્રમાણે માહિતી આપવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે ખેતીને લગતાં પ્રશ્નોના ઉકેલ માટે દર વર્ષે હૈકેથોન અર્થાત કાર્યશાળા કે શિબિરનું આયોજન થવું જોઈએ ખેતીકામમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાતી હોવાથી ઓછી મહેનતે વધુ ખેતીકામ થાય તેવા સાધનો અને ઉપકરણોની ડિઝાઈન બનાવી શકાય છે

તેમણે જણાવ્યું કે ખેતી સહકારી અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા કિસાનરથ નામની એપ શરૂ કરાઈ છે ઉપરાંત ખેતીના સાધનો સરળતાથી ખેડૂતોને મળે તેમજ ખેતપેદાશો ખેતરોથી બજાર સુધી પહોંચે તે માટે પરિવહન સુવિધા પણ સરળ થવી જોઈએ ઉપરાંત પાણીના કરકસરપૂર્વક ઉપયોગ માટે પણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ

ઘરઆંગણે બનાવેલી રસીને પ્રોત્સાહન આપવું આવશ્યક છે પણ સલામતી ગુણવત્તા સહિતના નિયમોનું પાલન થતું પણ જરૂરી છે

ભારતીય ઔષધ નિયમન તંત્રે નવી રસીના માનવી પરના ક્લિનીકલ પરિક્ષણના પ્રથમ બે તબક્કાને મંજૂરી આપી છે

ઓક્સિજન સિલિન્ડર વેન્ટિલેટર આઈ સી યુ અને મેડિકલ સ્ટાફ જેવી સંબંધિત એજન્સીઓની સુવિધાઓ અંગે સમીક્ષા કરી હતી તેમણે દક્ષિણ દિલ્ઠી મ્યુનિસિપલ કોર્પોરિશને સ્વચ્છતા સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી તેમણે જણાવ્યું કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનથી હવે દિલ્હીના સૌથી મોટી કોવિડ કેર સેન્ટર સુવિધા મળી રહી છે જે આ રોગચાળા સામે લડવામાં મદદરૂપ થશે

તેમણે આ ઝુંબેશમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા અનુરોધ કરતાં કહ્યું હતું કે આ ઝ્રંબેશ વર્તમાન શ્રેષ્ઠ ભારતીય એપને પ્રોત્સાહન આપશે તથા નવી એપ વિકસાવવાની પ્રેરણા આપશે

બનાવવાનો નિર્ણય લીધો છે

આ પર્વ નિમિત્ત તેઓ તમામ ગુરુઓ પ્રત્યે શુભેચ્છા પાઠવે છે

સૌથી વધુ નવ લોકોના મોત પ્રયાગરાજ જિલ્લામાં થયા છે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃત્યુ પામનાર અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે અને દરેક મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવાનો આદેશ આપ્યો છે

સૌથી વધુ નવ લોકો ભોજપુરમાં પાંચ લોકો સારણ જિલ્લામાં મૃત્યુ પામ્યા છે

ઈજાગ્રસ્તોની સારવાર સ્થાનિક હોસ્પિટલોમાં થઈ રહ્યું છે ખેતીમાં કામ કરતા લોકો વધુ વીજળી પડતા તેમના વધુ મૃત્યુ થયા છે બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોના મૃત્યુ બદલ શોકની લાગણી વ્યક્ત કરી છે મુખ્યમંત્રીએ મૃતકોમાંથી પ્રત્યેકના પરિવારને ચાર ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને મફતમાં સારવાર આપવાની જાહેરાત કરી છે

એક દિવસમાં જ આટલી મોટી સંખ્યામાં રોપાઓની વાવણી માટે લોકોની ભાગીદારી અને જુદા જુદા વિભાગની વચ્ચે સમન્વયથી કરવામાં આવી છે

હિરો સાઈકલના ચેરમેન પંકજ મુંજાલે જણાવ્યું હતું કે તેમની કંપનીએ ચીની કંપનીઓનો બહિષ્કાર કર્યો છે ભવિષ્યમાં ચીન સાથે વેપાર નહીં કરવાનો નિર્ણય લીધો છે તેમણે કહ્યું કે તેમની કંપની અદ્યતન ટેકનોલોજીની મદદથી સાયકલનું ધરઆંગણે ઉત્પાદન કરશે હિરો સાયકલ કંપની બીજા દેશો સાથે વેપારની તકો યકાસી રહી છે યુરોપીયન દેશોમાં સાયકલની માગણીને પહોંચી વળવા હિરો સાયકલ જર્મનીમાં સાયકલ ઉત્પાદન એકમ સ્થાપવા વિચારી રહી છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીના સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટા પડી શકે છે મુંબઈમાં ભારે વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું છે જ્યારે ચેન્નાઈ ખાતે ઝરમર વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું છે જ્યારે અમદાવાદમાં હળવા વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું છે જમ્મુ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે જ્યારે શ્રીનગરમાં વરસાદ અથવા તોફાનની શક્યતા સાથે આશિંક વાદળછાયું વાતાવરણ રહેશે